ગાંધીનગર ખાતે તેમણે આ પ્રસંગે કહ્યું છે કે ઔદ્યોગિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરવાની નેમ રાજ્ય સરકાર ધરાવે છે

શ્રી રૂપાણીએ ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા સાથે આત્મનિર્ભર અને વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગો ને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે

મી અંતર ઘટશે ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે મુખ્યમંત્રીએ ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી જયંતિ રવિ કોરોના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ આજે રાજકોટમાં કોરોના નિયંત્રણ માટે સમીક્ષા બેઠક યોજી હતી રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

ટેસ્ટમાં વધારો કરવાથી કેસો વધ્યા છે પરંતુ સૂચનાઓના અમલથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે ધન્વંતરી રથની ડોર ટુ ડોર પ્રક્રિયાથી સારા પરિણામ મળી રહ્યા છે

વરસાદ મિડ ડે વડોદરામાં મોડીરાત્રે એક ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા

નર્મદા જિલ્લામાં સાગબારા ડેડીયાપાડા ગરુડેશ્વર તથા તિલકવાડામાં સારો વરસાદ પડ્યો છે અમદાવાદમાં પણ સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે અને છૂટછવાયા ઝાપટાં પડી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લા માં પણ ભારે વરસાદ થયો છે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાહન વ્યવહારને અસર થઈ છે ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદને પગલે સોનરખ અને કાળવો નદીમાં પૂર આવતા વિલિંગડન ડેમ છલકાયો છે વિસાવદરથી બિલખા અને ધારી થી વિસાવદરનો રસ્તો પાણી ભરાતા બંધ થયો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે ગીર ગઢડા અને ઉના અને કોડીનારમાં પણ ધોધમાર વરસાદ ના સમાચાર છે બાંટવા નજીક આવેલા ખારા ડેમ માથી પાણી છોડાતા કોડવાવ ગામે પૂર માથી પસાર થઈ રહેલો યુવાન મોટરસાઇકલ સાથે તણાઈ મૃત્યુ પામ્યો હતો વિસાવદરના પિરવડ ગામે પૂરમાં ફસાયેલા મોટરસાઇકલ સવારને પોલિસની બચાવ ટુકડીએ હેમખેમ બહાર કાઢ્યો હતો જુનાગઢ ના વંથલી થી ગાંઠીલા ગામ જતો કોઝ વે પૂરના પ્રવાહ માં તૂટી જતાં ગામ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે કેશોદના ગોપાલનગરમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ધૂસી જવાથી ખાસ્સું નુકશાન થયું છે તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ અને સુત્રાપાડામાં સારો વરસાદ થયો છે દીવ ટાપુ ઉપર આવેલા તમામ ગામડામાં સારો વરસાદ થયો છે અને માછીમારોને દરિયામાં નહીં જવા કહેવાયુ છે રાજકોટમાં મોડીરાત્રે ભારે વરસાદ પડતાં આજી નદીમાં ખૂબ પાણી આવ્યું હતું

ભુજ નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન કચ્છના મુખ્ય શહેર ભુજની નગરપાલિકાએ સ્વ ચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે નગરપાલિકાના મહિલા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યુ છે કે ભીના અને સૂકા કચરાનું ડોર ટુ ડોર કલેકશન કરતી વન ગોઠવવામાં આવી છે તો શહેરની સફાઈ અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

સામાજિક વનીકરણ વિભાગ વડોદરા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીનો ફ્લાય ઓવર બનાવવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે